મતદાર માનસને પોતાની તરફેણમાં ઢાળવા માટે ભાજપ અને કોંગ્રેસમાં સૌથી મોટા ગજાના નેતા ગુજરાત પહોંચ્યા છે ભાજપ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પાટણમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યા હોવાથી ગૃજરાત ભાજપે આ કાર્યક્રમ સફળ બનાવવા તડામાર તૈયારી કરી છે ભાજપ પ્રમુખ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના મતવિસ્તારમાં અગ્રણી નાગરિકો અને કાર્યકરો સાથે બેઠક કર્યા બાદ સાણંદમાં રોડ શો કરવાના છે આ ચૂંટણીમાં સ્ટારનો પ્રચારક તરીકે ઉપયોગ કરવામાં કોંગ્રેસ પાછળ રહી નથી ભાજપ માટે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ અનેક સ્થળે સભા ગજવી રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા અભિનેતા શત્રુધ્નસિંહાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસમાં મોટા આગેવાન એવા અહેમદ પટેલ આ ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતમાં ખાસ્સુ રોકાયા છે છેલ્લી ઘડીના પ્રચાર માટે જરાય કસર નહીં છોડવાનું આયોજન રાજકીય પક્ષો દ્વારા થયું હોવાનો અનુભવ ગુજરાત કરી રહ્યું છે